આ આદેશ આગામી પહેલી એપ્રિલથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે

ગઈકાલે કોરોના ગાઇડલાઇન મુજબ સોસાયટી તેમજ શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણીમાં મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવી અને નાગરિકો દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી હોલિકા દહન દરમ્યાન ભીડએકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું યુસ્ત પાલન થાય તેવી તકેદારી લેવા સરકારે હોળીના આયોજકોને સૂચના આપી હતી અંજાર ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યોજાતા ઇશાક ચંદ્રના વરઘોડાનો ઉત્સવ દ રમ્યાન અને ઘેર આ વખતે કોરોનાના કારણે યોજાશે નહિ લગભગ બે સદી કરતા વધુ સમયથી

ઉમરાછીમાં પદયાત્રીઓનું સ્વાગત કરાયુંહતું ત્યારબાદ ત્યાં સાંસ્ક્રૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું

અશરફ નથવાણી વા યુસેના ભારતીય વાયુ સેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના વડા એર માર્શલ એસ

ઘોટિયા બે દિવસ માટે નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાતે આવી ગયા તેમણે સ્ટે શનની વિવિધ વર્તમાન પરિચાલન તૈયારીઓ પ્રવર્તમાનસુરક્ષા પરિસ્થિતિ અને સ્ટેશનની તૈયારીઓ સંબંધિત માહિતી મેળવી હતી અને સ્ટેશનનાં વિવિધ કાર્યન્વિત યુનિટ્સની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની પ્રસંશા કરી હતી તેમણે તમામ કર્મચારીઓને દરેક સમયે ઊચ્ય એરોસ્પેસ સુરક્ષા માપદંડી સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન પ્રાદેશિકના અધ્યક્ષ શ્રીમતી નિર્મલા ઘોટિયા પણ આ મુલાકાતમાં જોડાયા હતા